આ દર્દીને જોસ્પિટલમાં અલગ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે આરોગ્ય મંત્રાલયે દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે આ વ્યક્તિએ ભૂતકાળમાં ચીનની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે

ગઈકાલે નવી દિલ્ફીમાં યોજાયેલી ઉચ્ય સ્તરીય બેઠકમાં આરોગ્ય નાગરિક ઉદ્દયન કાપડ દવાઓ વિભાગના સચિવો અને આરોગ્ય સંશોધન વિભાગ તથા વિદેશ વિભાગના મહાનિદેશાલયના અધિકારીઓની બેઠકમાં કોરોના અંગેની સજ્જતાની સમીક્ષા કરાઈ હતી

જો કે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અગાઉ કેરલમાં નોંધાયેલ કોરોનાના એક દર્દીની તબીયત હાલ સ્થિર છે

વિદેશમંત્રી અબ્દુલા શાહીદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશમંત્રી એસ જયશંકર અને માલે ખાતેના રાજદ્દતાવાસના અધિકારીઓનો આભાર માન્યો છે તેમણે કહ્યું કે ચીનથી પાછા ફરેલાં માલદીવના સાત નાગરિકો અન્ય મુસાફરોની સાથે તબીબી દેખરેખ માટે ભારત રહેશે ભારતના માલે ખાતાના રાજદ્રતાવાસે જણાવ્યું છે કે માલદીવના નાગરિકોએ તાકીદની પરિસ્થિતિમાં મદદ માગી હતી તેનો તરત પ્રતિભાવ આપીને ભારતે પોતાની ક્ષમતા દર્શાવી છે અને તેના લીધે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે

વેકૈયા નાયડુએ યુવાનોને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે બેઠાડુ જીવનશૈલીથી ઉપર ઉઠીને નિયમિત રીતે શારીરિક કસરત કરવાનો અપીલ કરી છે તેઓ કર્ણાટકના હ્રબલીમા બાબા રામદેવના પતંજલિ યોગ પીઠ દ્વારા આયોજિત થોગ શિબિરમાં ભાગ લીધા બાદ બોલી રહ્યા હતા ભારતને તંદુરસ્ત રાષ્ટ્ર બનાવવા માટે લોકોના જીવનમાં ફિટ ઈન્ડિયા અને યોગની આવશ્યકતા ઉપર જોર આપતા તેમણે બિન રોગ પ્રતિકારક રોગોની વધતી ઘટનાઓને લઈને સાવધાની રાખવા આહવાન કર્યું હતું શ્રી નાયડુએ યોગને ભારતની ધરોફરજણાવતા કહ્યું કે વિશ્વ માટે તે અનોખી ભેટ છે તેમણે થોગ અને ધ્યાનને લોકપ્રિય બનાવીને ભારતને તંદુરસ્ત બનાવવામાં યોગદાન આપનાર રામદેવ અને પતંજલિ યોગ પીઠ તથા યોગ શિક્ષકો અને ગુરૂઓનો આભાર માન્યો હતો

ગઈકાલે દિલ્ફીમાં બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર આવકવેરાની પ્રક્રિયા સરળ બનાવવા અને લોકો સ્વેચ્છાથી આવકવેરો ભરે તેવું પણ ઈચ્છે છે પ્રામાણિક કરદાતાનું સન્માન જાળવવાની સરકારની પ્રતિબદ્વતાના ભાગરૂપે ટેક્સ પેયર ચાર્ટર રજૂ કરાયું છે નાણાંમંત્રીએ કહ્યું કે ખાનગી મૂડી રોકાણ અને જાહેર ખર્ચ તથા ગ્રાહકોની માંગણીને વધારવા સરકારે આર્થિક ખાદ્યનો લક્ષ્યાંક શૂન્ય પોઈન્ટ પાંચ ટકાથી હળવો બતાવ્યો છે તેમણે કહ્યું કે કોર્પોરેટ વેરામાં ઘટાડો નવી કંપનીઓએ મેળવેલા લાભોના કારણે જીએસટીની આવકમાં વધારો થશે આના પરિણામે આવતા વર્ષે નાણાંકીય ખાદ્ય ઘટાડવામાં મદદ મળશે નાણામંત્રીએ જણાવ્યું હતું કે બોન્ડ બજારોને વધુ ગહન કરવા માટે અંદાજપત્રમાં આવા નોંધપાત્ર સુધારા લાવવા એ દેશમાં પ્રથમવાર બન્યું છે

આકાશવાણી સાથે વાત કરતાં ભારતીય ઉદ્યોગ પરિસંઘના મહાનિર્દેશક ચંદ્રજીત બેનરજીએ જણાવ્યું હતું કે બજેટમાં વેપારની સુગમતા માટે કેટલાંક ઉપાયો કરવામાં આવ્યા છે ભારતીય ઉદ્યોગ મહામંડળ ફિક્કીના પ્રમુખ સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત આવકવેરામાં મૂકાયેલા કાપથી લોકોને રાહત મળશે અને ફિક્કી નાણામંત્રીની જાહેરાતના અમલીકરણ માટે તત્પર રહેશે એસોચેમના ઉપાધ્યક્ષ વિનીત અગ્રવાલે આકાશવાણીને જણાવ્યું હતું કે આ અંદાજપત્રથી અર્થવ્યવસ્થાને ગતિ મળશે તેમણે કહ્યું હતું કે વ્યક્તિગત આવકવેરાના કાપથી લોકોની ખરીદ્યશક્તિ વધશે

રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે રેલવે સૂચિત કિસાન રેલ યોજનાનું વિસ્તરણ કરીને તે સમગ્ર દેશમાં લાગુ કરવા વિયારી રહી છે શ્રી યાદવે કહ્યું કે રેલવે દેશના અર્થતંત્રનું વિકાસ એન્જિન બને તેવું ધ્યેય સરકારે રાખ્યું છે તેમણે કહ્યું કે સરકારે આગામી પાંચ વર્ષમાં દેશભરમાં ફેલાયેલા રેલવે નેટવર્કનું આધુનિકીકરણ કરવાનો અને તેમા મૂડીરોકાણ વધારવાનો નિર્ણય લીધો છે

વડી અદાલત આ કેસની સુનાવણી આજે હાથ ધરશે ન્યાયાધીશ સુરેશકુમાર કૈતે યાર કસૂરવારોને તિરાહ જેલમાં નોટિસ પાઠવીને તેમનો પ્રતિભાવ માગ્યો છે કેન્દ્ર સરકારે તેની અરજીમાં રજૂઆત કરી છે કે અગાઉ નિર્ધારીત નિર્ણય મુજબ કસૂરવારોને ગઈકાલે એટલે પહેલી ફેબ્રુઆરીએ અપાનારી ફાંસીની સજા સામે મનાઈ હકમ આપીને ટ્રાયલ અદાલતના ન્યાયાધીશે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને નિર્ણય લીધો છે સરકારી વકિલ તુષાર મહેતાએ અદાલતમાં દલિલ કરી હતી કે નિર્ભયા કેસના કસુરવારો કાયદાકીય પ્રક્રિયાનો લાભ લઈને પોતાની ફાંસીની સજા પાછી ઠેલી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ચાર કસૂરવારો પૈકી બે કસૂરવારોની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે

આરબ લીગના જણાવ્યા પ્રમાણે આ થોજના પેલેસ્ટીયનોના અધિકાર અને આકાંક્ષાઓને પૂરી નથી કરતી સાથે જ શાંતિ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રનાં ઠરાવોનું પણ ઉલ્લંઘન કરી છે કૈરોમાં આરબ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે મધ્ય પૂર્વ સઘર્ષના કોઈ પણ સ્વીકાર્ય સમાધાનમાં આરબ શાંતિ પહેલ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ

આ કાર્યક્રમમાં અમિરાતના અધિકારીઓ રાજદ્વારીઓ વિવિધ મિશન સાથે સંકળાયેલા સંરક્ષણ અધિકારીઓ ત્યાં રહેતા ભારતીયો અને પત્રકારો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે અગાઉ શુભેચ્છા મુલાકાતે નીકળેલા તટરક્ષકદળના જ્યાજ સમુદ્ર પહરેદારે કતારની અને ત્યાર પછી સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી